આજે સાંજે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિશ્વ સાતત્યપૂર્ણ વિકાસ પરિષદને સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત સરકાર કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કટીબદ્ધ છે આ માટે દેશભરમાં પર્યાવરણલક્ષી હરિત ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે

દેશમાં વુક્ષ આચ્છાદિત વિસ્તારમાં નોધપાત્ર વધારો થયો છે સાતત્યપૂર્ણ વિકાસ માટે તેમણે સોલર એલાયંસની હિમાયત કરી આપણા સામાન્ય ભવિષ્યની નવી વ્યાખ્યા બધા માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ એ વિષય પર આ પરિષદનું આયોજન થયું છે વર્ચ્યુઅલ રીતે યોજાએલી આ પરિષદમાં ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી પપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારપે માલદીવની સંસદના અધ્યક્ષ મોહમ્મદ નશીદ રાષ્ટ્રસંઘના નાયબ મહામંત્રી અમીના મહમ્મદ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ સંબોધન કર્યું હતું

સોમવારે રાજ્યસભામાં પણ ચર્ચા પર પ્રધાનમંત્રીએ જવાબ રજુ કર્યો હતો

લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવના જવાબમાં શ્રી મોદીએ કહ્યું કે જાહેર ક્ષેત્ર આવશ્યક છે પરંતુ ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્રની ભૂમિકા ટેલિકોમ અને દવા ઉદ્યોગ સહિત દરેક જગ્યાએ જોઇ શકાય છે જો ભારત માનવતાની સેવા કરવામાં સક્ષમ છે તો તે ખાનગી ક્ષેત્રની ભૂમિકાને કારણે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાનગી ક્ષેત્ર સ્વીકાર્ય નથી એવી માનસિકતા આ દેશના યુવાનોનું અપમાન કરવા સમાન છે શ્રી મોદીએ કહ્યું કે લોકો એમ પૂછે કે નવા કૃષિ કાયદાઓની શું જરૂર છે ત્યારે આશ્ચર્ય થાય છે ખેડુતોએ તેના માટે ક્યારેય માંગ ન કરી એમપણ કહે છે

તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત કાયદા સંસદ દ્વારા પસાર થયા બાદ કોઈપણ ખેત ઉત્પાદન બજાર મંડળી બંધ નથી થઈ અને લધુતમ ટેકાના ભાવ પણ યથાવત છે તેમણે આરોપ લગાવ્યો કે જે લોકો ગૃહમાં ખલેલ પહોંચાડે છે તે સુનિશ્ચિત યોજના મુજબ કરી રહ્યા છે પરંતુ તેમના જૂઠાણા જલ્દી જાહેર કરશે તેમણે ખેડૂતોને અપીલ કરી કે તેઓ વાટાઘાટો માટે આગળ આવે જેથી કોઈ સમાધાન મળી શકે શ્રી મોદીએ કહ્યું કે કોવિડ પછી નવી વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં આવી રહ્યો છે અને ભારતના લોકોએ આત્મનિર્ભર ભારતનો લાભ લેવો જોઈએ તેમણે કહ્યું કે ભારતે એક મજબૂત પાવરહાઉસ તરીકે આગળ આવવું પડશે પ્રધાનમંત્રીએ ડોકટરો નર્સો અને કોવીડ યોદ્વાઓનો આભાર માન્યો તથા તેમના દ્વારા વૈશ્વિક રોગયાળા સામે ભારતની લડતને મજબુત થઈ હોવાનું જણાવ્યું શ્રી મોદીએ મોટી સંખ્યામાં મહિલા સાંસદોનો આભાર માન્યો જેમણે લોકસભામાં ચર્ચામાં ભાગ લીધો હતો તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી ભારતની સંકલ્પ શક્તિ પ્રદર્શિત થાય છે પ્રધાનમંત્રીના જવાબ દરમિયાન કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ ગૃહત્યાગ કર્યો હતો

લોકસભાએ આજે કેન્દ્રીય અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા શરૂ કરી છે ચર્ચાની શરૂઆત કરતાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે બજેટમાં સશસ્ત્ર દળો માટે નોંધપાત્ર આર્થિક જોગવાઈ થઈ નથી તેમણે ઉમેર્યું કે અંદાજપત્રથી નાગરિકો નિરાશ થયા છે મધ્યમ વર્ગ માટે વેરામાં કોઈ રાહત આપવામાં આવી નથી ભાજપના મીનાક્ષી લેખીએ રોગયાળા દરમિયાન જીવ બયાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા બદલ એનડીએ સરકારનો આભાર માન્યો તેમણે કહ્યું કે બજેટમાં સમાજના તમામ વર્ગ માટેની જોગવાઈ છે આ દાયકાનું આ પહેલું બજેટ છે અને તે ભારતની વૃદ્ધિનો માર્ગ મોકળો કરશે સુ શ્રી લેખીએ જણાવ્યું કે સમાજના અમુક વર્ગને ખુશ કરીને દેશની પ્રગતિ થઈ શકતી નથી અને ક્યારેક કડક નિર્ણયો લેવાની જરૂર પડે છે

ભાજપના સાંસદ સુશીલ કુમાર મોદીએ ઉપલા ગૃહમાં પોતાનું પ્રથમ ભાષણ આપતાં કહ્યું કે અંદાજપત્ર એક મજબૂત અને આત્મનિર્ભર ભારત નિર્માણ માટે માર્ગદર્શક છે

તેમણે કહ્યું કે જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશોને સીધી આર્થિક સહાય આપવા માટે પડકારોનો સામનો કરવો પડ્યો છે ત્યારે ભારતે ડાયરેક્ટ ફંડ ટ્રાન્સફર યોજનાઓ ચાલુ રાખી છે આ અગાઉ ચર્ચા શરૂ કરતાં કોંગ્રેસના કપિલ સિબ્બલે કહ્યું કે બેરોજગારીના મુદ્દે બજેટમાં કોઈ જોગવાઈ નથી તેમણે વધારે પડતા ખાનગીકરણનો સરકાર પર આરોપ મૂક્યો એઆઈએડીએમકેના બાલા સુબ્રમણ્યમે સરકારને બળતણ પર એગ્રી સેસ વસૂલવાના નિર્ણય પર પુનર્વિચારણા કરવા જણાવ્યું હતું

ટીઆરએસના કે આર સુરેશ રેડ્ડીએ કહ્યું કે બજેટની રજૂઆત સારી છે પરંતુ તેનો અમલ કેવી રીતે થશે તે જોવાની જરૂર છે આવતીકાલે પણ બજેટ પર ચર્ચા યાલુ રહેશે

આ ખરડામાં દરેક મોટા બંદર માટે હાલના પોર્ટ ટ્રસ્ટને બદલે મેજર પોર્ટ ઓથોરિટીનું બોર્ડ બનાવવાની જોગવાઈ છે કેન્દ્રીય જહાજ અને બંદર બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ બિલ પર જવાબ આપતાં કહ્યું કે તે દેશના મોટા બંદરોને વધુ સ્વાયત્ત બનાવશે અને દરિયાઇ ક્ષેત્રને બળ પૂરું પાડશે તેમણે કહ્યું આ બિલ બંદરોનો વિશ્વ કક્ષાના માળખાગત વિકાસ કરવામાં મદદ કરશે અને તેમના કામકાજમાં પારદર્શિતા પણ વધારશે વિપક્ષી સભ્યો દ્વારા ઉભા કરવામાં આવેલી આશંકાઓને દૂર કરતાં શ્રી માંડવીયાએ માહિતી આપી કે આ બિલ કોઈપણ રીતે દેશના બંદરોનું ખાનગીકરણ કરતું નથી એનડીએ સરકાર દેશમાં બંદરોનું ખાનગીકરણ ક્યારેય થવા દેશે નહીં તેમણે જણાવ્યું કે છેલ્લા છ વર્ષમાં મેરીટાઇમ ક્ષેત્રે બેગણો નફો નોંધાયો છે

રાજ્યસભામાં એક સવાલના જવાબમાં શ્રી રાયે કહ્યું કે આ વિસ્તારમાં નદીઓ હોવાને કારણે વાડ બાંધવી મુશ્કેલ છે

મંત્રીએ કહ્યું કે રાજ્ય પોલીસ જે રીતે વર્તવું જોઈએ તે રીતે વર્તતી નથી

રાજ્યસભામાં એક સવાલના જવાબમાં શ્રી પુરીએ જણાવ્યું કે વાણિજ્યિક વિમાન સેવાઓની બાબતો કોરોનાની સ્થિતિના આધારે વિમાનસેવાઓ દ્વારા નક્કી થાય છે આ તમામ વ્યવસાયિક નિર્ણયો પર આધારીત છે

તેમણે કહ્યું કે કોવીડ દરમ્યાન અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા એક કરોડથી વધુ કામદારો તેમના વતનમાં પાછા ફર્યા હતા જો કે ઘણા હવે પાછા ફર્યા છે

જો કે આ દલીલ નકારી કાઢવામાં આવી છે

ગૃહે મહાભિયોગના પ્રસ્તાવને પસાર કરવા માટે મત આપ્યો છે હવે સેનેટમાં સુનાવણી યોજાઇ રહી છે